પ્રાદેશિક સમાયાર ફિના મોદી વાંચ છે

ગાંધીનગર ખાતે થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શૈક્ષણિક સત્રની પ્રથમ બેચનો ઇ પ્રારંભ કરાવ્યો ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન રાજ્યમંત્રી અશ્વિનીકુમાર યૌબે નવી દિલ્હીથી તેમની સાથે જોડાયા હતા

કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આ પ્રસંગે પહેલી બેચ ના વિદ્યાર્થીઓએ ને અભિનંદન આપવા સાથે કહ્યું હતું કે રાજકોટ એઈમ્સ હેઠળ રૂ

પરિણામે ડૉકટરોની ઘટ ઓછી થઇ છે અને ગુજરાતના યુવાનોને મેડીકલ એશ્યુકેશન માટે રાજ્ય બહાર જવું પડતું હતું કે સ્થિતીનો પણ અંત આવ્યો છે નાયબ મુખ્યમંત્રી નિતિન ભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું હતું દેશભરમાં વિકાસના રોલ મોડેલ તરીકે જાણીતા ગુજરાતમાં એઇમ્સની કોઈ જ શાખા ન હતી

રાજકોટ માં ખંડેરી નજીક આકાર પામનાર એઈમ્સ નું ભૂમિપૂજન પણ શ્રી મોદી કરે તેવી વિનંતી રાજ્ય સરકારે પાઠવી છે

આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયનની સ્થાપના માટે આ કરાર કર્યા છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ કરાર પર ગુજરાત સરકાર વતી ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ

દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા આ સ્પેશ્યલ એશ્યુકેશન રિજીયન તે વિસ્તારના સર્વાંગી વિકાસમાં વેગ આપશે અને ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે એમ તેમણે જણાવ્યું હતું સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફાસ્ટ્રક્યર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશ્યલ એશ્યુકેશન રિજીયન સ્થાપિત કરશે આ કંપની હૈદરાબાદ સ્થિત છે અને તે શિક્ષણ અને લાઈફ સાયન્સિસ સાથે સંકળાયેલા રોકાણ બાંધકામ અને મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે શિક્ષણ જગત માટે જરૂરી એવા ગુણવત્તાસભર એજ્યુકેશન હબના નિર્માણમાં કંપની સંકળાયેલી છે જેમાં સ્ફ્લનો પણ સમાવેશ થાય છે

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે તેવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું આ સંદર્ભમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોને ઘિરાણ સહાય આપવામાં બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યના અઢી લાખ લોકોને અઢી હજાર કરોડનું ઘિરાણ મળ્યું છે

રાજ્ય સરકારે કમશઃ છ ટકા અને ચાર ટકા વ્યાજની સબસિડી આપી છી ભાવનગર ભરુચ ઘાટલોડીયા મોડાસા વરાછા ભુજ મહેસાણા વલસાડ ગોધરા હિંમતનગર જુનાગઢ રાજકોટ કલોલ નારોલ અને પાટણ ખાતેની જન સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓના ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

નીરવે દિલ્ઠીમાં ભાગ લઈ હવાના દબાણનાં સિંધ્ધાંત પર કામ કરતાં વિવિધ સાધનો બનાવ્યા હતાં ઉત્કૃષ્ટ મોડેલ તૈયાર કરવા બદલ નીરવને પ્રશસ્તિ પત્ર અને પંદર હજાર રૂપિયાના કિસાન વિકાસપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યાં છે

જેમાં આરોગ્ય કર્મચારીઓ પોલીસો સૈન્ય અને સ્વચ્છતા કર્મચારીઓ જેવા પ્રથમ હરોળના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે